ગુજરાતી ફિલ્મ હેલ્લારોને આ વર્ષની શ્રેષ્ઠ ફિયર ફિલ્મનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા

ભાજપ રેલી આવતીકાલે રાજ્યના તમામ જીલ્લાઓ સહિત શહેરોમાં ભાજપના વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતિમાં નાગરિકતા સંશોધન કાયદા સમર્થન રેલી યોજાશે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતીમાં આવતીકાલે વડોદરા શહેરમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અમદાવાદ શહેરમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઇ પટેલ મહેસાણા જીલ્લામાં નાગરિકતા સંશોધન કાયદા સમર્થન રેલીમાં ઉપસ્થિત રહીને લોકોને કાયદાની સાચી માહિતી આપશે આ ઉપરાંત વલસાડ જીલ્લામાં મંત્રી શ્રી રમણભાઇ પાટકર નવસારી જીલ્લામાં મંત્રી શ્રી કિશોરભાઇ કાનાણી સુરત શહેરમાં મંત્રીશ્રી ગણપતભાઇ વસાવા રેલીમાં ઉપસ્થિત રહેશે

જથપુર ખાતે પત્રકારો ને સંબોધતા તેમણે સવાલ કર્યો હતો કે દેખાવ પ્રદર્શન ના નામે હિંસા કેલાવતા તત્વીનો કોંગ્રેસ કેમ વિરોધ કરતી નથી પાડોશી દેશ માં ઉત્પીડન વેઠી ભારત માં શરણ લેનાર લોકો નું દર્દ કોંગ્રેસ ના કોઈ નેતા સમજી શકતા નથી નાગરિક્ત્વ સુધારા કાયદાને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર એટ્લે કે એન

સી સાથે હરગિજ નહીં સાંકળવાની અપીલ કરતાં શ્રી ચૌહાણે ઉમેર્થું હતું કે આ સુધારા કાથદો કોઈને નાગરિક્ત્વ બક્ષવા માટે લવાથો છે કોઈ નું નાગરિકત્વં છીનવી લેવા માટે નહીં અશાંતિ ફેલાવવાનો આરોપ વિરોધ પક્ષ ઉપર મુક્તા તેમણે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી ને સવાલ કર્યો હતો કે આ ખરડા ઉપર સંસદમાં યર્યા થઈ ત્યારે કેમ તેમણે ભાગ લીધો નહોતો

નાગરિકતા સુધારા કાયદાની તરફેણ માં યોજાયેલી આ રેલી માં ઉમટી પડેલા ભાજપ કાર્યકરો નું નેતૃત્વં કાર્યકારી પ્રમુખ જે

પાડોશી દેશો માં ધાર્મિક ઉત્પીડન નો શિકાર બન્યા બાદ પોતાના દેશ માં શરણ લેનાર લોકો ને નાગરિકતા બક્ષવાની વાત કેટલી મહત્વ ની છે તેની સમજણનો ફેલાવો આમ આદમી સુધી કરવા માટે આ રેલી યોજાઇ હતી વિરોધપક્ષ દ્વારા કરતો અપ પ્રયાર કેટલો ભ્રામક છે તેની વાત પણ આ રેલી માં કરવામાં આવી હતી

નડિયાદ ખાતે વિકાસ કાર્યો ના ભૂમિપૂજન પ્રસંગે તેમણે આમ જણાવ્યુ હતું તેમણે વધુ માં કહ્યું હતું કે ગામડાઓમાં રસ્તા વીજળી શિક્ષણ આરોગ્ય અને પીવાના પાણી જેવી પાયાની અને માળખાગત સુવિધાઓ મળી રહે તે માટે સરકાર કોઈ કસર છોડવા માંગતી નથી

ઉપરાંત વસો આબે ભલાડા માં બંધાયેલ આરોગ્ય કેન્દ્ર નું લોકાર્પણ પણ તેમણે કર્યું હતું

આ કાર્યક્રમમાં ભરૂચના સાંસદ શ્રી મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આપણે સૌએ ભેગા મળીને સિંગલ યુઝડ પ્લાસ્ટિકના ઉપયોગથી દૂર રહેવાની સાથે સ્વચ્છતાનું એક ડગલું માંડીએ તેવી હિમાયત કરી હતી વધુમાં તેમણે ઉમેર્યું હતું કે પોતાની આસપાસમાંથી પ્લાસ્ટિકના તમામ કયરાને નિયત સ્થળે એકત્રિત કરીને વહિવટીતંત્રનાં સહયોગથી તેનો સલામત સ્થળે નિકાલ કરીને સીંગલ યુઝડ પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરીએ અને યુવાનો તેમજ લોકોમાં વધુ જાગૃતિ લાવવાનું કામ કરીએ આ પ્રસંગે જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીએ જણાવ્યું હતું કે આપણે સૌએ આવનારી પેઢીઓની તંદુરસ્તી માટે સીંગલ યુઝડ પ્લાસ્ટિક મુક્ત ભારત ની ઝુંબેશને સાથે મળીને સફળ બનાવીએ પ્લાસ્ટિક બોટલનાં વૈકલ્પિક ઉપયોગ માટે સ્વ સહાય જૂથની બહેનો બાંબુ વાસ બોટલ બનાવવાનું કામ કરે છે તે ઝડપથી પૂર્ણ થાથ અને આપણે સૌ તેનો ઉપયોગ કરીએ તેવી શુભકામના પણ મનોજ કોઠારીએ પાઠવી હતી

લેખક દિગ્દર્શક અભિષેક શાહને આ પુરસ્કાર ઉપરાષ્ટ્રપતિ વેંકઈયા નાથડ઼ એ અર્પણ કર્યો હતો હેલ્લારો ફિલ્મ સાથે સંકળાયેલા કલાકાર અને કસબીઓની ટુકડી આ પ્રસંગે હાજર હતી ફિલ્મ દિગ્દર્શક અભિષેક શાહ પોતે આકાશવાણી ના અમદાવાદ કેન્દ્ર સાથે સંકળાયેલા હોવાથી આકાશવાણી પરિવાર માટે પણ આજે ગર્વ નો અનુભવ કરવાનો દિવસ હતો

સુરતના સરથાના વિસ્તારમાં આવેલા ઇન્વેનશન હોલમાં આજે પ્રવાસી ઉડીયા સમાજ દ્વારા યોજાયેલા એક કાર્યક્રમમાં તમામના દસ્તાવેજો પતોસીને મા વાત્સલ્ય કાર્ડ આપવામાં આવ્યા હતા આ થોજના અંતર્ગત તેઓને ગુજરાતમાં કોઇપણ જાતનો લાભ મળતો નહોતો પરંતુ મા વાત્સલ્ય કાર્ડ મળતા ગુજરાતમાં કોઇપણ મોટી પોસ્પિટલમાં પાંચ સાખ રૂપિથા સુધીની આરોગ્ય સુવિધાઓ મફતમાં મેળવી શકશે સાથે સાથે તેમને રેશનકાર્ડની સુવિધાપણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે

આ કાર્યક્રમમાં આઈએએસ એસ કે નંદા અને સુરતના કલેક્ટર પણ હાજર રહ્યા હતા માછીમાર બોટ પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા ગઇકાલે વધુ એક માછીમારી બોટ સહિત છ માછીમારોને બયાવી લેવાયા

પાસે માછીમારી કરી રહેલી પોરબંદરની બોટ રાજલક્ષ્મીમાં દરિયાનું પાણી ભરાઇ ગથું હતું અને બોટ એક તરફ નમી ગઇ હતી જેની જાણ પોરબંદર કોસ્ટગાર્ડને કરાતાં દરિથામાં પેટ્રોલિંગ કરી રહેલું જહાજ આઇ

શુરે તાત્કાલિક દરિથામાં બોટમાં પડેલી તિરાડો સીલ કરી હતી અને તેમાં સવાર માછીમારોને બયાવી લીધા હતા બોટને કાથમી સમારકામ માટે જખી બંદરે લઇ જવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે શનિવારે રાત્રે પોરબંદરની ફિશિંગ બોટ વિસ્મિતા અને તેમાં સવાર છ માછીમારોને પણ પોરબંદર કોસ્ટગાર્ડ બયાવી લીધા હતા

આ રેલીમાં નારાયણ સંપ્રદાયના મહંત સહિત શહેરની જૂદી જૂદી સંસ્થોના અગ્રણીઓ જોડાયા હતા જામનગર જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી નાગરિકતા સુધારા કાથદાને સમર્થન કર્યું હતું

જે સેકશન રોડ થઇને જીલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી હતી કલેકટરને નાગરિકતા સુધારા કાયદાના સમર્થનમાં વિસ્તૃત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

મુખ્યમંત્રીશ્રીએ આ નવયુવા અધિકારીઓને બઢતીના અભિનંદન આપતાં આ તકને સ્ટેપીંગ સ્ટોન ગણી રાજ્યની સેવામાં અને સામાન્ય માનવીની કલ્યાણ યોજનાઓના સંવેદનશીલ સંવાહક બનવા પ્રેરણા આપી હતી